પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનૌષધિ દિવસની ઉજવણી સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધતા જનૌષધિ કેન્દ્રનો વધુ ઉપયોગ કરવા નાગરિકોને અપીલ કરી હતી

શ્રી મોદીએ કહ્યું કે જનૌષધિ કેન્દ્રો તબીબી સારવારનો ખર્ચ ઘટાડવાની સાથે સાથે યુવાનોને માટે રોજગારની તકો પૂરી પાડે છે

આ પ્રસંગે નોંધપાત્ર કામગીરી કરનારને પુરસ્કાર આપવામાં આવ્યા હતા

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે આ હેતુસર રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં જોગવાઈ પણ કરી છે ઉપરાંત મંદિર અને અંબાજી શહેરનો વેલ પ્લાન્ડ સિટી તરીકે વિકાસ કરવાનું પણ આયોજન કર્યું છે તે માટે ઉચ્ચ્સતરીય કમિટીની બેઠક આગામી દિવસો માં ગાંધીનગર ખાતે યોજાશે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

જેને રાજપીપળાની હરતી ફરતી અન્નપૂર્ણ કહેવાય છે તે છેલ્લા ત્રણ વર્ષથી ગરીબો જરૂરિયાત મંદો અને ભૂખ્યા લોકોને ટિફિન સેવા દ્વારા ભોજન સેવા પૂરી પાડે છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવતાકાલે મહિલાઓનું સન્માન વ્હાલી દીકરી યોજનાપી સી

એન ડી ટી

સી ડી એસ કિશોરીઓ દ્વારા રંગોળી સ્પર્ધા ચિત્ર નિબંધ સ્પર્ધા જેવા કાર્યક્રમો યોજાશે આ ઉપરાંત મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા સાસુ વહુનું સંમેલન કિશોરીઓમાં સમસ્યા અને સંભાળ વિગેરે જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરાવવામાં આવ્યું છે

રાજ્ય સરકારે હવે આંગણવાડી બાળકો માટે બે બે માસ્ક આપવાનો નિર્ણય કર્યો છે સખીમંડળો પાસેથી માસ્ક લેવાનો અથવા આંગણવાડીના કાર્યકરે જાતે બનાવવા તેવી સૂચના પણ આપવામાં આવી છે

દર વર્ષે મહા વદ નોમના દિવસે ધવજારોહન સાથે પાંચ દિવસીય શિવરાત્રીના મેળાનો પ્રારંભ થતો હોય છે

માત્ર સાધુ સંતોની હાજરીમાં મેળાની પરંપરા જળવાઈ તેવું આયોજન કરવામાં આવ્યું છે આજે ભવનાથ મંદિરના મહંત હરિગીરીજી મહારાજ મહામંડલેશ્વર ભારતીબાપુ સહિતના સંતોની ઉપસ્થિતિમાં બાવન ગજની ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું અને બાદમાં ભવનાથ શિખરે ફરકાવવામાં આવી હતી લોકોને ભવનાથ તરફ ન આવવા વહીવટી તંત્રએ અપીલ કરી છે

ભીસ્યા ગામ ના ખેડૂત મોતીરામ ભાઈ પોતાના પુત્રો સાથે રોજગારી નું સાધન ઘર આંગણે ઉભું કર્યું છે તેમણે પોતાના ખેતર ની જમીન માં તળાવ બનાવી વિવિધ માછલી જેમકે મીરગલ કટલો કોમળા માછલી અને રોહ્ માછલી નાખી ને મત્સ્ય પાલન શરૂ કર્યું તેઓ સારી આવક મેળવતા થયા છે એક તળાવ બાદ હવે તેમણે પોતાના ખેતરમાં બીજું તળાવ બનાવ્યું છે ઓછી મહેનતએ સારી આવક મળતી હોવાથી ખેતી સાથે તેઓએ મત્સ્ય ઉદ્યોગમાં ઝમ્પલાવ્યું છે અને બીજા ખેડૂત માટે પ્રેરણા રૂપ બન્યા છે

પોતાના ખેતર તેમજ પડતર જમીનનો ઉપયોગ કરી મત્સ્યઉછેર કરી આત્મનિર્ભર બન્યા છે